ત્રિપુરા પુર્વની બેઠકની ત્રીજા તબક્કામાં યોજાનારી ચૂંટણી સલામતીના કારણસર મુલતવી રાખવામાં આવી છે કોંગ્રેસના અધ્યક્ષ રાહલ ગાંધી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુજરાતમાં રેલીઓને સંબોધન કર્યું હતું ભાજપના અધ્યક્ષ અમિત શાહ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહલ ગાંધી આજે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ભાજપ અધ્યક્ષ અમિત શાહે છોટાઉદેપુરમાં બોડેલી ખાતે જાહેરસભા સંબોધી હતી જયારે બીજી સભા વલસાડ જીલ્લાના ધરમપુરમાં કરી હતી બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બારડોલીના બાજીપુરમાં જાહેરસભાને સંબોધન કર્યું હતું

ચૂંટણી શાખામાંથી મળેલી માહિતી અનુસાર ગુગલ મેપ દર્શાવતી વોટર સ્લીપ છપાઇને અાવ્યા બાદ મંગળવારથી તેનું વિતરણ બીઅેલઅો મારફત શરૂ કરી દેવાયું છે શનિવાર સુધી બાકી રફેતી બીજી લગભગ દસ લાખથી વધુ મતદાર સ્લીપનું વિતરણ અાટોપી લેવા તંત્રે લક્ષયાંક નિર્ધારીત કર્યો છે

અે પહેલા શુક્રવાર અને રવિવારે જાહેર રજા છે જેથી મુલાકાતીઅોને છેક બુધવારે કર્મચારીઅો નિયમિત મળશે તેવું જણાઇ રહયું છે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ અાચાર સંફિતા લાગુ પડી ગઈ છે જેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાઅો તાલુકા અને જિલ્લા પંચાયતોમાં અામેય લોકોની ચફલપફલ ઘટી ગઈ છે

ઇસ્ટર રવિવારના પહેલાના શુક્રવારને ગુડ ફાઈડે તરીકે મનાવાય છે જે પ્રભુ જીસસ ક્રાઇસ્ટના પુનરુત્થાનનું પ્રતિક છે

ગાંધીધામ શહેરની પી